પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

તેમણે ઉમેર્થ્ય છે કે ભવિષ્ય માં આવી ઘટના ફરીથી બનતી રોકવા માટે ગૃહ વિભાગ અને પોલિસ તંત્ર ને આદેશ અપાથા છે શ્રી રૂપાણી એ ખંભાતમાં ભાઇયારાની ભાવના અને શાંતિ જળવાઇ રહે તે માટે નાગરિકોને અપીલ કરી છે દરમ્યાન ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ કહ્યું છે કે ખંભાતમાં અશાંત ધારા નો યુસ્ત અમલ કરશે તેમણે ઉમેર્યું છે કે તોફાની તત્વો સામે સી સી ટી વી ના ક્રટેજના આધારે કડક કાર્યવાહી કરાશે અને કોઇપણ ચમરબંધીને નહી છોડાય

ઉપરાંત સમગ્ર શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં કોમ્બીંગની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઇ છે તેમણે કહ્યું છે કે રાજ્ય ના પોલિસ વડા શિવાનંદ ઝાને ખંભાત મોકલાયા છે અને આણંદના જિલ્લા પોલિસ વડા અને નાયબ પોલિસ વડા ની બદલી કરી દેવાઈ છે અમદાવાદ શહેરના ડી સી પી ટ્રાફિક અજીત રાજીયાનને આણંદ જિલ્લાના એસ પી તરીકે તથા ખંભાતના ડી વાય એસ પી

ગુજરાતમાથી ચૂંટાયેલા જે ચાર સભ્યોનો કાર્યકાળ નવમી એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે તેમાં ભાજપ ના ત્રણ અને કોંગ્રેસ ના એક સભ્ય નો સમાવેશ થાય છે ભાજપ ના સભ્યો માં ચુનીભાઈ ગોહિલ શંભુ પ્રસાદ ટ્રંડિયા અને લાલસિંહ વાડોદીયા નો સમાવેશ થાય છે જ્યારે કોંગ્રેસ તરફ થી મધુસૂદન મિસ્ત્રિ નિવૃત થઈ રહ્યા છે ગુજરાત વિધાનસભા ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રની આગામી બેઠકોનો પ્રારંભ આવતીકાલે તા

તેમજ પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી ઓના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે

જેમાં મુખ્યત્વે પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ કે સભ્ય દ્વારા સુચવવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ સંદર્ભે ગૃહમાં વ્યાપક ચર્ચા હાથ ધરાશે

ઓડિયો કેપ્સુલ હર કામ દેશ કે નામ અટલ ઇનોવેશન મિશન અનોખી કોઠાસૂઝ ધરાવતા તેજસ્વી લોકો ને ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટ અપ શરૂ કરવાની તક આપવા માટે મોદી સરકારે અટલ ઇનોવેશન મિશન નો પ્રારંભ કર્યો છે જેના સફળ અમલ માં ગુજરાત અગ્રેસર રહ્યું છે અમદાવાદ ખાતે આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટિ ખાતે આ મિશન હેઠળ એક ઇ ન્કયુબેશન સેન્ટર ખોલવામાં આવ્યું છે ત્યાં ઊગતી પ્રતિભા ને પોતાનો કારોબાર શરૂ કરવાની હાર સંભવ મદદ અપાય છે

ટી યુ

ભાવનગર ધોઘા અને દહેજ રો રો ફરી સર્વિસનો ગઇકાલથી પુનઃ પ્રારંભ થયો છે અને આ સેવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ર ને જોડવા માટેની એક શોર્ટ કટ સેવા છે અરવલ્લી એક્સિડેંટ અરવલ્લી જિલ્લાના માલપુર નજીક વાત્રક નદી બ્રિજ પર ઘમખ્વાર અકસ્માત થતાં પાંચ લોકોના મોત થયા છે ત્યારે વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે ગત મોડી રાત્રે માલપુર નજીક બેલ્યો ગામથી મહિયાપુર ગામે ટ્રેક્ટરમાં લઝ્ન પ્રસંગે જઇ રહ્યા હતા ત્યારે નવ વાગ્યાના અરસામાં ટ્રકએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે ટ્રેક્ટરમાં સવાર લોકો ફંગોળાઇને નદીમાં પડી ગયા હતા

ઉમરપાડા રૂર્બન ક્લસ્ટરને આદિવાસી ક્લસ્ટર તરીકે મંજૂરી આપી હતી આ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રૂ

ઉમરપાડા ક્લસ્ટરમાં ગટર સાથેના આંતરિક રસ્તા આઇ ટી

કચ્છ પોષણ અભિયાન રૂપાણી સરકાર દ્વારા શરૂ કરાયેલા પોષણ અભિયાન હેઠળ કચ્છમાં કુપોષિત બાળકને પોષણક્ષમ બનાવવા સંસ્થાઓ પણ આગળ આવી છે અને બાળકો દત્તક લઇ રહી છે

જેમાં પદાધિકારી જાગૃત નાગરિકો દ્વારા બાળક દત્તક લેવાયા છે